ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારી થયેલા મન કી બાત લાવી શકાય કાર્યક્રમમાં શ્રીમોદીએ જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ નવી સમસ્યા

ભારતના સૌરવ ધોષાલે પીટ્સબર્ગ પન સ્ક્વેસ સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે ભારતના રોફન બોપન્ના અને તેમના યુક્રેનના સાથી નાદીયા કિચેનોકની જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારી થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે કોઈપણ સમસ્યાનો ઉકેલ નવી સમસ્યા ઉભી કરીને મેળવી શકાય નહીં

આ ઉગ્રવાદીઓ હવે કબુલે છે કે શાંતિ અને સહઅસ્તિત્વથી જ વિવાદ ઉકલી શકે છે પ્રધાનમત્રીએ ઇશાન ભારતમાં ધુસણખોરી ઘટી હોવાનું જણાવી કહ્યું કે મંત્રણા દ્વારા પ્રાદેશિક પશ્નો ઉકેલવાના પ્રયત્નો યાલી રહ્યા છે તેમણે કહ્યું કે નૂતન ભારતનું શાંતિપૂર્વક સહિયારા પ્રયત્નોથી નિર્માણ કરી શકાશે આ માટે ભાતૃત્વની ભાવના કેળવવા પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ યોજવાનો નિર્ણય લીધો છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા દાયકામાં નવા સંકલ્પો સાથે મા ભારતીની સેવા કરવા લોકોને અનુરોધ કર્યો હતો

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત અને કેન્દ્રીય મંત્રી સંજીવ બલીયાન બીજનૌરથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે બીજનૌરથી ગંગા નદી ઉત્તરપ્રદેશમાં પ્રવેશે છે જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે બિહારના નાયબ મંત્રી સુશીલ મોદી પૂર્વ ઉત્તરપ્રદેશના બલીયાથી ગંગા યાત્રાનો પ્રારંભ કરાવશે આઠ કેન્દ્રીય મંત્રીઓ તથા ઉત્તરપ્રદેશના ઘણા મંત્રીઓ પણ ગંગા યાત્રામાં જોડાવાના છે સ્વચ્છ ગંગા મિશનના વડા રાજીવ રંજન મિશ્રાએ આકાશવાણી સાથેની વાતયીતમાં જણાવ્યું હતું કે ગંગા યાત્રાનો ઉદ્દેશ ગંગા નદી કાંઠા વિસ્તારના પ્રદેશોના જૈવ વૈવિધ્ય અંગે જાગૃતિ કેળવવાનો છે તથા નદી કિનારા ઉપર વસેલા ગામોની પ્રગતિને પ્રોત્સાફન આપવાનો છે

આગામી પહેલી ફેબ્રુઆરી સુધી યોજાનાર ભારત પર્વનો મુખ્ય હેતુ ભારતના નાગરિકોને દેશના વિવિધ પ્રવાસન સ્થળો જોવા પ્રોત્સાહન આપવાનો છે

જોકે દરેકે પોતાનું ઓળખપત્ર રજુ કરવું પડશે

સૈયદ મુઝીમ અલીને પદ્મભૂષણ પુરસ્કાર મરણોત્તર અપાયો છે

એવી જ રીતે જાણીતા શિક્ષણ અને સંગીતવિદ ઈનામુલ હકને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરાયા છે

પ્રોફેસર ઈન્દ્રા કેલાનીયા યુનિવર્સિટીમાં હિન્દીના પ્રોફેસર હતા

ગઈકાલે પ્રતિનિધિ સભાના સભ્યોની કાઠમંડમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પક્ષના વરિષ્ઠ નેતા મહન્તા ઠાકુરે શ્રી સપ્કોટાની બિન હરીફ વરણી થયાની જાહેરાત કરી હતી શ્રી અઝ્નિ સપ્કોટા ગૃહના અધ્યક્ષ તરીકે આજે શપથ લેશે ઉલ્લેખનિય છે કે અગાઉના અધ્યક્ષ કૃષ્ણ બહાદુર મહારાએ દુષ્કર્મનો આરોપ થતા ગયા વર્ષે ઓક્ટોબરમાં પદ પરથી રાજીનામું આપ્યું હતું ત્યારથી આ પદ ખાલી હતું

ચીનના રાષ્ટ્રીય આરોગ્ય પંચે જણાવ્યું છે કે વુહાન કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર છે છતાં આ વાયરસને નિયંત્રણમાં લેવાના પ્રયાસો સઘન બનાવાશે

આ ભંડોળની મદદથી કોરોનાથી અસરગ્રસ્તોની સારવાર કરાશે તથા નવા તબીબી ઉપકરણો ખરીદાશે દરમિયાન બીજીંગ ખાતેના ભારતીય રાજદ્દતાવાસે જણાવ્યું છે કે તેઓ વુહાનમાં રહેતા ભારતીયોના સંપર્કમાં છે આજના સ્થિતિએ કોઈ ભારતીયને કોરોનાની અસર થઈ નથી અને તેમના પાણી અને અનાજનો પુરવઠો યોગ્ય રીતે મળી રહ્યો છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઉત્તરાખંડના પીઢોરાગઢમાં આવેલ સરહદી આઉટ પોસ્ટ ખાતે તબીબી ટીમો તૈયાન કરવામાં આવી છે

જોકે કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી

આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધી ઈઝરાયેલી નાગરિકોને જોર્ડન જેવા ત્રીજા દેશોમાંથી સાઉદી અરેબિયા જવુ પડતું હતું

સ્પર્ધાની ફાઈનલમાંસૌરવ ઘોષાલ અને ઈજિપ્તના ફેરેસ ડીસાઉકી સાથે થશે

પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં રોફન અને નાદીયાની જોડીએ નિકોલ અને બુનોની જોડીને પરાજય આપીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો દરમિયાન ભારતના લીયેન્ડર પેસ અને તેમની સાથી જેલીના ઓસ્ટાપેન્કોની જોડીએ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે પુરૂષોની સિંગ્લસમાં દિગ્ગજ રોજર ફેડરર અને નોવાક જોકોવીય સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પર્ફોચ્યા છે ક્વાર્ટર ફાઈનલમાં ફેડરલ અને અમેરિકાના ટેનિસ સેન્ડગ્રેન અને જોકોવીય અને મિલોસ રાઉનીક વચ્ચે મુકાબલા થશે